આસામ અને પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી માટે જાહેર ચૂંટણી

દેશભરમાં અત્યાર સુધીમાં છ કરોડ ચોવીસ લાખથી વધુ લોકોને કોવિડ વિરોધી રસી આપવામાં આવી છે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કોવિડની તમામ રસી સલામત અને અસરકારક હોવાનું જણાવ્યું નાગરિક વિમાનસેવા મહાનિયામકે તમામ વિમાન મથકો પર કોવીડ પ્રોટોકોલ સંબંધિત તકેદારી વધારવા જણાવ્યું બેંગલુરૂ સ્થિત સંશોધન પ્રથોગશાળા રાષ્ટ્રીય એરોસ્પેસ લેબોરેટરીઝ આજે બે બેઠકવાળા તાલીમી વિમાન હંસ એનજીને અવકાશમાં છોડશે કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આજે સાંજે ગુજરાતમાં સુરતના હજીરાથી દીવ વચ્ચેની ક્રઝ સેવાનું ઇ લોકાર્પણ કરશે

ત્યાં આઠ તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે આ બંને રાજ્યોમાં ત્રીજા તબક્કામાં અને એક જ દિવસે છઠ્ઠી એપ્રિલે થવાની છે ત્યાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે

કેરળ તમિળનાડુ અને કેન્દ્ર શાસિત પુડુચ્ચેરીની ચુંટણી છઠ્ઠી એપ્રિલે યોજાવાની છે

પાંચમા તબક્કા માટેની ઉમેદવારી નોધાવવાની પ્રક્રિયા ગઇકાલે પૂરી થઇ છે અને આવતીકાલે તેની ચકાસણી હાથ ધરવામાં આવશે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીજી એપ્રિલ છે વે લોકસભા બેઠકો આંધ્રપ્રદેશના તિરૂપતિ અને કર્ણાટકના બેળગાંવ અને અગિયાર રાજ્યોની વિધાનસભાની પેટા યૂંટણીઓ પણ યોજાવાની છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીના બીજા તબકકાનો પ્રચાર સત્તાધીશ તૃણમુલ કોંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના રોડ શો અને વિવિધ જનસભાની સાથે પુરો થયો છે

પુર્વીય મેદીનીપુર જીલ્લાની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર બધાની નજર છે જયાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રીજા કાર્યકાળ માટે યુંટણી જંગમાં છે દરમિયાન યુંટણીપંચ ધ્વારા મતદાન માટે બધી જ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે

દરમિયાન ગઇકાલે વરસાદ અને ખરાબ વાતાવરણ વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ યુંટણી પ્રચાર કર્યો હતો આસામના સંથુકત મુખ્ય ચુંટણી અધિકારી પુલક પતગીરીએ જણાવ્યું કે દિવ્યાંગ મતદારો માટે ચુંટણી દરમિયાન બ્રેઇલ સાઇન પધ્ધતિનો ઉપયોગ કરાશે તેમણે કહ્યું કે ચુંટણી પંચ ધ્વારા અપાયેલા દિશા નિર્દેશો અનુસાર જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ ચોવીસ કરોડ છવ્વીસ લાખ પયાસ હજારથી વધુ કોવિડ નમુનાઓની તપાસ કરવામાં આવી છે

દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગઇકાલે કોવિડ રસીનો બીજો ડોઝ લીધા બાદ તેમણે લોકોને રસીકરણ માટે આગળ આવવા અને તેને જન આંદોલન તરીકે અપનાવવા તાકીદ કરી છે તેમણે લોકોને રસી અંગે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી રસીકરણ બાદ પણ કોવિડ વાયરસના સંક્રમણની શંકાને દૂર કરતાં તેમણે કહ્યું કે રસીકરણ વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાને ખૂબ ઓછી કરે છે

ડીજીસીએ એરપોર્ટ નાગરિક વિમાનસેવા મહાનિયામકે તમામ વિમાન મથકો પર કોવીડ પ્રોટોકોલ સંબંધિત તકેદારી વધારવા જણાવ્યું છે ગઇકાલે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓમાં ડીજીસીએએ કહ્યું છે કે કેટલાક એરપોર્ટની તપાસ દરમિયાન કોવીડ પ્રોટોકોલ પ્રત્યેનું પાલન સંતોષકારક જોવા મળ્યું નથી

એરપોર્ટ ઓપરેટરોને સ્થાનિક પોલીસ અધિકારીઓની મદદ લઈને સ્થળ પર દંડ વસૂલવા જેવી શિક્ષાત્મક પગલાં લેવા જણાવ્યું છે હંસ એનજી બેંગાલુરુ સ્થિત સંશોધન પ્રયોગશાળા રાષ્ટ્રીય એરોસ્પેસ લેબોરેટરીઝ આજે બે બેઠકવાળા તાલીમી વિમાન હંસ એનજીને અવકાશમાં છોડશે

કેન્દ્રીય વહાવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આજે સાંજે હજીરા ખાતેથી ક્રઝ સેવાનું ઇ લોકાર્પણ કરશે દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને બીજા દિવસે હજીરા પરત ફરશે

આ ક્રૂઝ એક સપ્તાહમાં દીવની બે રાઉન્ડ દ્રીપ કરશે તથા શુક્રવાર શનિવાર અને રવિવારના દિવસે સુરત હાઇ સીમાં મુસાફરી કરાવશે આ ક્રૂઝ ગેમિંગ લોન્જ વીઆઈપી લોન્જ એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક વગેરે આધુનિક સુવિધાથી સજ્જ છે સીતારમણ એનડીબી નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું છે કે ભારત એક નવી વિકાસ નાણાંકીય સંસ્થા બનાવવા જઇ રહયું છે